વધુ વિગતો મુજબ ગુજરાતના અંાજપત્રમાં કૃષિશિક્ષણ અને આરોગ્ય સંવા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે

આમ ગુજરાતના અંદાજપત્રનું કુલ કદ રૂપિયા ર

તે મુજબ આરોગ્ય શિક્ષણ તેમજ પાણીની વિવિધ યોજનાઓ વ્રારા લાભ મળશે

ભુજ થી એક સ્લીપર અને એક થર્ડ એસી કોય હંગામી ધોરણે જોડવામાં આવશે જેથી પ્રવાસીઓની પ્રતિક્ષાયાદીમાં ઘટાડો થશે તેવુ રેલ્વે વિભાજો એક યાદીમાં જણાવ્યુ છે